ગઈકાલે દસ જણાના મોત થયા છે

ત્યારે આ સરેરાશ જળવાયેલી રહ્યી હોય તેમ ગઈકાલે પણ નવા સાત પોઝીટીવ કેસ નોંધાયા છે

બોક્સીગં તાલીમ શિબિરો ટુંક સમયમાં શરૂ કરાશે

બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલયનું ઈલોકાર્પણ કર્યુ છે જેમાં વિધાર્થીઓ અભ્યાસ સાથે જમવાની સુ વિધા સરકાર દ્રારા વિનામુલ્ચે ઉપલબ્ધ કરવામાં આવી છે

રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા પોણા બાસઠ કરોડ રૂપિયાના ખર્ચે આ નવા સંકુલો નિર્માણ પામ્યા છે

વિધાર્થીઓ મોબાઈલટેબ્લેટ અને લેપટોપ જેવા ડિજિટલ ઉપરકરોમાનો ઉપયોગ કરીને પરીક્ષા આપી શકશે

તો તેમની સ્પેશિયલ પરીક્ષા સપ્ટેમ્બર મહિનામાં લેવાશે